મુખ્યમંત્રી વિજય રૂપાણીનાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ અને પ્રધાનમંડળના સભ્યો ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે સ્મશાન ગૃહમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી પ્રધાનમંત્રી મોદી તરફથી પણ પુષ્પાંજલિ અહી અર્પણ કરવામાં આવી હતી જનસંઘ માંથી જન્મેલો ભાજપ વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ બન્યો ત્યાં સુ ધીની વિકાસ યાત્રાના સાક્ષી અને શિલ્પી રહેલા કેશુ ભાઈના અનેક સંસ્મરણી કાર્યકર્તા અહી વાગોળતાં નજરે પડ્યા હતા

મી સુધી કેશુ ભાઈ જોડાયા હતા

આ ઉપરાંત કચ્છના રણની અંદર તેઓએ રાતવાસો પણ ગાળ્યો હતો તો વળી કચ્છ સત્યાગ્રહ આંદોલન વખતે પણ કેશુભાઈ પટેલની ભુમિકા મહત્વની રહી હતી કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી સ્વ કેશુ ભાઈની સૌકાજલિ સભા યોજાઈ હતી જેમાં સૌએ સંસ્મરણો વાગોબ્યા હતા

પરિણામે એક જ તરફથી ટ્રાફિક પસાર થતો હતો જેમાં એસટી બસ પલાસવાથી ગાગોદર તરફ જતી હતી અને સામેથી આવતી જીપ ધડાકાભેર એસટી બસ સાથે અથડાઈ હતી અકસ્માતમાં જીપમાં સવાર ત્રણ મુસાફરી મીતને ભેટયા હતા બનાવની જાણ આડેસર પોલીસને થતાં પીએસઆઈ વાય કે ગોહિલ સહિતનો સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો

પોતાના સંદેશામાં શ્રી કોવિંદે જણાવ્યુ છે કે મોહમ્મદ સાહેબે પ્રેમ અને ભાઈયારાનો ઉપદેશ આપ્યો છે અને વિશ્વને માનવતાનો માર્ગ બતાવ્યો છે તેમણે કહ્યુ કે મોહમ્મદ સાહેબ એક એવા સમાજનું નિર્માણ કરવા ઈચ્છતા હતા જે સમાનતા અને પરસ્પર ભાઈયારા પર આધારીત હોય રાષ્ટ્રપતિએ બધા દેશવાસીઓને મોહમ્મદ સાહેબે આપેલા ઉપદેશ અપનાવવા અને સમાજ કલ્યાણ શાંતિ અને સદભાવ માટે કામ કરવા આહવાન કર્યું છે દરમ્યાન ફાલમાં સમસ્ત વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહેલ છે જેથી કચ્છમાં ઝ્રલુસ સરઘસ કાઢવામાં નહિ આવે તેમજ દરેક મુસ્લિમ બિરાદરોએ પોતાના ઘરે શેરી મહોલ્લામાં સાદગીપુર્ણ રીતે કાયદાનું પાલન કરી ઉજવણી કરવાની રહેશે તેવુ મુસ્લિમ અગ્રણીઓ દ્રારા નક્કી કરાયુ હતું